આસ્થા સાધના અને ઉલ્લાસના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે આજથી નવ દિવસ સુધી ભક્તો જગદમ્બાની આરાધનામાં લીન બનશે શક્તિ ઉપાસનાના નવરાત્રિ પર્વમાં મા જગદંબાના અનેક સ્વરૂપોનું પૂજન કરાય છે મા અંબા બહ્યરા દુર્ગા મહાકાળી જક્ષણી ખોડીયાર ભદ્રકારી વગેરે દેવીઓના મંદિરો આજથી ભક્તોની ભક્તિથી ગુંજી ઉઠશે નવરાત્રિમાં ભક્તો નવદુર્ગાની પૂજા અર્ચના આરાધના કરે છે નવદુર્ગામાં આજે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પુજા કરાય છે આજે પ્રથમ દિવસ માતાજીના કુંભનું સ્થાપન અને જ્વારાની પૂજા કરાય છે કોરોના રોગચાળાના પગલે આ વર્ષે પાવાગઢ કચ્છના માતાના મઢ ભક્તો માટે બંધ રહેશે શક્તિપીઠ અંબાજી ચોટીલા બેચરાજીમાં કોરોના અંગેની સરકારની માર્ગદર્શિકા પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ છે અંબાજીમાં સવારે આઠથી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન થઈ શકશે પણ ચાચર ચોકમાં ગરબાનું આયોજન મોક્ફ રખાયું છે ખોડલધામમાં દર્શન કરી શકાશે

રૂપાલની પારંપરિક પલ્લી પણ આ વર્ષ યોજાશે નહીં ગોંડલના ભુવનેશ્વરી મંદિર ખાતે આ વર્ષે પરંપરાગત ગરબી યોજાશે નહીં જોકે મંદિરોમાંથી આરતી દર્શનનું ઓનલાઈન જીવંત પ્રસારણ કરાશે રાસ ગરબા વગર નવરાત્રિની કલ્પના ન થઈ શકે પરંતુ આ વર્ષે કોરોનાના પગલે રાજ્યમાં દરેક પ્રકારના ગરબાના આયોજનો રદ કરાયા છે રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી પૂજાની મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી પૂજા માટે પોલીસ મંજૂરી મેળવવાની રહેશે તેવો નિર્ણય કરાયો છે જોકે ફ્લેટ સોસાયટીઓમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં આ વર્ષે ગરબા ન યોજાતા ખૈલેયામાં ભારે નિરાશા વ્યાપી છે આયોજકો દ્વારા ખૈલેયાઓ માટે ઓનલાઈન ગરબાની વ્યવસ્થા પણ કરાઈ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શારદીય નવરાત્રિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કહ્યું છે કે શકિત ઉપાસના પર્વ એવી નવરાત્રિ દરમ્યાન નારીશક્તિની વંદના સૌ કરે તો સાચા અર્થમાં શક્તિ આરાધના કરી ગણાશે

તેમણે ચોખવટ કરી છે કે કોરોના જેવા જીવલેણ રોગયાળામાં નાગરિકોનું રક્ષણ કરવા માટે ગરબાના જાહેર આયોજનને મંજૂરી આપી નથી શેરી સોસાયટીમાં માતાજીના સ્થાપન અને આરતીમાં સૌ કોરોનાથી બયાવે તેવી સાવચેતી રાખવાની અપીલ શ્રી રૂપાણીએ લોકોને કરી છે કોરોના કાળમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે સમૂહમાં નવરાત્રી રમી શકશે નહીં પૂજા આરતી સહિતના કાર્યક્રમો ઉપર પણ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા અનેક મર્યાદાઓ લાદવામાં આવી છે આવા સમયે નવરાત્રી મહોત્સવનો આપણે સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરીએ તે ખૂબ જરૂરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લધુતમ ટેકાના ભાવ અને પાકની સરકાર દ્વારા ખરીદી માટે પ્રતિબદ્ધ છે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ

આ પ્રસંગે ક઼ષિ સંબંધિત નવી શરૂઆતોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેઓ દેશના ખેડુતોને મજબુત બનાવશે તેમણે કહ્યું કે સરકાર દ્વારા એપીએમસીને સ્પર્ધાત્મક બનાવવા સક્ષમ બનાવવામાં આવી રહી છે નાના ખેડુતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓનું મોટું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે નવા કાયદાઓ ખાતરી કરશે કે બજારોમાં ખેતપેદાશોના વેચાણમાં મધ્યસ્થીઓની કોઈ ભૂમિકા રહેશે નહીં તેમણે કહ્યું કે આ નવી જોગવાઈઓને કારણે ખેડૂતોને તેમના પાકના સારા વળતરની ખાતરી પણ આપવામાં આવશે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નવી જોગવાઈઓ ખેડૂતોને ગમે ત્યારે કરાર સમાપ્ત કરવાની સ્વતંત્રતા આપે છે તેમણે એ પણ ખાતરી આપી હતી કે નવી જોગવાઈઓ હેઠળ કરાર ફક્ત ખેત પેદાશ માટે જ થશે અને કોઈ પણ રીતે ખેડૂતોની જમીનને જોખમમાં મૂકશે નહીં

આના પગલે દરિયો તોફાની બનીને આગામી બે દિવસ સુધી કેટલાક સ્થળોએ મોજા અઢીથી ચાર મીટર સુધી ઉછળવાની સંભાવના છે

રાજ્યના તમામ બંદરો ઉપર ભયસૂચક સિઝનલ નંબર ત્રણ ફરકાવવામાં આવ્યા છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગઇકાલે પલટો આવતા વરસાદી માહોલ જોવા મબ્યો હતો સુરેન્દ્રનગર લખતર વઢવાણ સહિત જિલ્લામાં ગાજવીજ પવન સાથે વરસાદ પડયો હતો પાટણ પંથકમાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું કચ્છના ભૂજ અંજાર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાના અહેવાલ છે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહીના પગલે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિઝ્નલ લગાવાયું છે તો માછીમારી માટે ગયેલી નૌકાઓનો પરત બોલાવાઈ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે અમરેલી બાબરા ધારી મીઠાપુર સહિતના સ્થળોએ વરસાદી ઝાંપટા પડ્યા છે વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતી વ્યાપી છે

રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સરળતા લાવવાની નીતીના ભાગરૂપે પરિવહન ક્ષેત્રની કેટલીક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ આ નિર્ણય મુજબ પરિવહન માટેના વાહનોના રાષ્ટ્રીય પરમીટ નેશનલ પરમીટને રીન્યુ કરાવવી તથા નેશનલ પરમીટ ઓથોરાઈઝેશન આ ત્રણેય સેવાઓ ઓનલાઈન મળશે આ ત્રણ સેવા માટે અરજદારે જરૂરી આધાર પ્રરાવાઓ સાથે પરિવહન ડોટ

ડોટ ઇન વેબાસાઈટ ઉપર અરજી કરવાની રહેશે ત્યારબાદ આઈટીઓ કક્ષાએ વેરીફીકેશન બાદ અરજદારે ઓનલાઈન ફી ભરવી પડશે

આ મંજૂરી બાદ અરજદાર પરિવહન વેબસાઈટ ઉપરથી પરમીટની પ્રિન્ટ મેળવી શકશે